પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે

આતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે દરેક સોસાયટીઓમાં લોકડાઉન ફરી થશે તેવા વાઇરલ થયેલા વિડિયોને રાજયકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ નકારી કાઢયો છે પરિસ્થિતિ હાલ સારી છે લોકડાઉનની કોઇ વાત નથી

ત્રણ દિવસમાં પૂરી પાડવામાં આવી છે

આ વર્ષે દેશ અને વિશ્વમાં સોનાની જવેલરી કરતા ડાયમંડ જવેલરીની વધુ માંગ હોવાથી સુરત ડાયમંડ બજારમાં આ વખતે દિવાળીનુ વેકેશન માત્ર એક અઠવાડીયાનુ રાખવામાં આવ્યુ

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે

તેમણે રશિયાના નેતૃત્વ હેઠળની બ્રિકસ શિખર પરિષદમાં સરહદ પારની આતંકવાદ વિરોધી વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપવા બદલ આનંદ વ્યકત કર્યો હતો પ્રધાનમંત્રીએ ભારત તરફથી તેને સમર્થન આપતા ઉમેર્ચું હતું કે ભારતના નેતૃત્વ દરમ્યાન બ્રિકસ દેશોમાં ડીજીટલ આરોગ્ય અને પરંપરાગત દવાઓને પ્રોત્સાહન અપાશે

તેજ રીતે સ્વદેશી રસીને વિકસિત કરીને વિતરણક્ષમતા વધારીને માનવજાતને મદદરૂપ થશે પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ ના સુધારા ખૂબ મહત્વપૂર્ણ છે ભારત આ મુદ્દે બ્રિકસ દેશો પાસે સહયોગની અપેક્ષા રાખે છે તેમણે વિશ્વ વ્યાપાર સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફ આંગળી ચીંધતા જણાવ્યું કે આ સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતા મુજબ કાર્યરત નથી વિશેષમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વસંઘૈવ કુટુંબકમ પરંપરામાં માને છે આથી સમગ્ર વિશ્વને તે પોતાનો પરિવાર માને છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું છે કે જીવનયાત્રાને પ્રેરીત કરવાવાળી અનેક વાર્તાઓ અને મહત્વની માહીતીઓ તેમને પહેલાથી જ મળી છે

કિશોર કાનાણી દરેક સોસાયટીઓમાં લોકડાઉન ફરીથી થશે તેવા સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા વિડીયોને રાજયકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ નકારી કાઢથો છે તેમણે વધુમાં જણાવ્યુ છે કે કોઇ વિઘ્નસંતોષીએ મારા નામે સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરીને પત્ર લખ્યો છે લોકડાઉન જેવા સમાચારો સોશિયલ મીડીયામાં વહેતા થયા છે તે બિલકુલ ખોટા છે

દિવાળીના તહેવારોના કારણે અગાઉથી જ એક એકશન પ્લાન તૈયાર કરાયો હતો

અરવલ્લી મહીસાગર દાહોદ તાપી અને વલસાડ જેવા આદિજાતિ વિસ્તારોમાં માર્ગ અકસ્માતનુ પ્રમાણ વધ્યુ હતું અને સાંજના સમયે વધુ અકસ્માત થતા હોવાનુ નોંધાયુ હતુ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

હીરા ઉદ્યોગ આ વર્ષે દેશ અને વિદેશમાં સોનાની જવેલરી કરતા ડાયમંડ જવેલરીની માંગ વધુ હોવાથી સુરત ડાયમંડ બજારમાં આ વખતે દિવાળીનુ વેકેશન એક મહિનાને બદલે માત્ર એક અઠવાડીયાનું કરવામાં આવ્યુ છે

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં વધારો થતાં હવે લોકો ડાયમંડ શ્ર્વેલરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે ભારત સહિત વિદેશોમાં ડાયમંડ શ્ર્વેલરી ની માંગ વધતા તેનો લાભ સુરતના ડાયમંડ ઉધોગને થઈ રહ્યો છિં આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના વેસ્ટર્ન ઝોનના ચેરપર્સન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ સારી છે લાભ પાયમ પછી ડાયમંડ ઉદ્યોગ ફરીથી શરૂ થઈ જશે હાલની તારીખમાં હોંગકોંગઅમેરિકા યુરોપિયન દેશો અને યુએઈ જેવા દેશોમાં માંગ ખૂબ જ સારી છે આ સાથે ભારતમાં પણ હાલ માંગ દેખાઈ રહી છે

નવસારી જીલ્લાના ખેરગામથી પાણીખડક જતા રસ્તા પર બે બાઇક સામસામે અથડાતા ત્રણ વ્યકિતના મોત નિપજયા છે અમારા નવસારીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીપારી ગામના બે ભાઇનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે બંને બાઇકો એટલી સ્પીડમાં અથડાયા હતા કે બાઇકના ખુરચેખુરચા બોલાઇ ગયા હતા અમારા ગીર સોમનાથના પ્રતિનિધીના જણાવ્યા મુજબ આજે સવારે પિતા પુત્ર અને પુત્રી બાઇક પર કેશોદથી ચોરવાડ જઇ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને ટકકર મારતા પિતા પુત્રના મોત નીપજયા છે જયારે પુત્રીનો આબાદ બયાવ થયો છે

આ સ્પર્ધાની થીમ સશસ્ત્ર દળના પીઢ જવાનોને વંદન રાખવામાં આવી છે